આજે ઈન્ડીયા ગ્લોબલ કોન્ફરન્સનું ઉધ્ધાટન કરતાં શ્રી મોદીએ સરકાર દ્રારા લેવાયેલાં વિવિધ પગલાંની માહીતી આપી હતીં અને કહ્યું કે સામાજિક અને આર્થિક પડકારોનો કટિબધ્ધપૂર્વક સામનો થઈ રહ્યો છે પ્રધાનમંત્રીએ વિશ્વની વિવિધ કંપનીઓને ભારતમાં મૂડીરોકાણ માટે આહ્રવાન કર્યું છે

તમામ પોઝીટીવ દર્દીને ભાવનગરની સર

હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે બોટાદ જિલ્લામાં આજે કોરોનાનાં સાત કેસ નોંધાયા છે જ્યારે આજે વધુ યાર દર્દી કોરોનાની સારવાર બાદ સાજા થતાં તેઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે

જી હોસ્પિટલમાં ત્રીજા વર્ષના રેસીડન્ટ ડોકટર પ્રિયાંક બત્રા બે મહિના અગાઉ કોરોના સંક્રમિત થયા હતા જેમની સારવાર જી જી હોસ્પિટલમાં કરવામાં આવી હતી સારવાર બાદ સાજા થતાં ડોકટર પ્રિયાંક બત્રાએ કોરોનાના ગંભીર દર્દીઓ માટે પ્લાઝમા દાન કર્યા છે

બત્રાએ જણાવ્યું કે પ્લાઝમા ડોનેટ કરવાથી વ્યક્તિને કોઇ તકલીફ થતી નથી બે દિવસમાં પ્લાઝમા જમા થઇ જાય છે સામાન્ય રક્તદાનની જેમ પ્લાઝમા દાન કરી શકાય છે

પ્રિયાંક બત્રાએ કરી હતી

આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલ કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યકિતઓનાં સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરાશે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે અધિક મુખ્ય સયિવ ડોકટર રાજીવક્રમાર ગુપ્તાનાં અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી

ડી ગુજરાતના ભૂતપૂર્વ આઈ એ એસ અધિકારી અને મેટ્રો લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની લિમિટેડ મેગાના નાણાકીય કૌભાંડના મુખ્ય આરોપી સંજય ગુપ્તા ની સંપત્તિઓ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા ટાંચ માં લેવામાં આવી છે

ડી દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી

જોકે બાદમાં કંપનીમાં પોતાના લોકોને ગેરકાનૂની રીતે નિમણુંક આપવી ખોટી અને બેનામી કંપનીઓના નામે ખોટા બીલો બનાવીને મોટા પાયે નાણાકીય ગેરરીતિ આચરવા સહિતના વિવિધ ગુનાઓમાં તેમની ધરપકડ કરાઈ હતી

આ તમામ કલાકારોની આ કલાક્રતિઓમાંથી વડોદરા શહેરના બે કલાકાર કૃષ્ણ પડિયા અને અતુલ પડિયાની કૃત્તિએ કલાક્ષેત્રે આગવું નામ બનાવ્યું છે પડિયાબંધુઓએ પોતાની સર્જનાત્મકતા અભિવ્યક્તને લોકાભિમુખ કરવા ઓનલાઈન સોશિયલ મીડીયા ના માધ્યમને પ્લેટફોર્મ બનાવી પોતાના સર્જનશક્તિ દેશ વિદેશમાં પહોંચાડી હતી

વડોદરાના કલા ગૌરવ પુરસ્કાર વિજેતા કૃષ્ણ પડિયાને પોતાની ફોટોગ્રાફી માટે સિલ્વર એવોર્ડ તેમજ અતુલ પડિયાને પોતાની ડિઝીટલ વર્ક માટે બ્રોન્ઝ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે

આમાં શાકભાજી ખાણીપીણીની લારીઓ પણ જોડાશે કોરોના સામે લડતમાં બધા વેપારીઓ સહમત થઈ ગયા હતાં છોટાઉદેપુરમાં પણ કોરોના નિયંત્રણ માટે વેપારીઓએ ચાર વાગ્યા બાદ બજાર બંધ રાખવાની જાહેરાત કરી છે

જિલ્લામાં ઓણસાલ પોણા બે લાખ હેકટરમાં મગફળીનું વાવેતર નોંધાયું છે જિલ્લામાં સમયસર વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોએ હોંશેહોંશે વાવણી કાર્ય પૂર્ણ કર્યું હતું

હાલ મગફળીને વાતાવરણ અનુકૂળ ન આવતાં ઈયળ અને કૂગ જેવા રોગ દેખાઈ આવ્યા છે આ વર્ષે લીલી અને કાબરી ઈયળ સુકારો સફેદ કૂગ કાળી કૂગ મુંડા અને મગફળી પીળી પડી રહી છે જો આગામી સમયમાં પણ આમને આમ મગફળીમાં રોગ વધતા રહેશે

હાલ ઈયળ અને ક્રગના નાશ માટે ખેડૂતોએ મગફળીના પાકમા ઝેરી દવાનો છંટકાવ શરૂ કર્યો છે અકસ્માત વડોદરા શહેરના દુમાડ બાયપાસ પાસે ગઇકાલે રાત્રે પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં રસ્તા પર વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તેના કારણે ત્રણ કલાક સુધી હાઇવે જામ થઇ ગયો હતો ટેન્કર પલટી ખાઇ જતાં ડ્રાઇવર અને કંડકટર ને સામાન્ય ઇજા થઇ હતી પરંતુ પેટ્રોલ મુખ્ય હાઇ વે પર પ્રસરી જતાં ગમે ત્યારે આગ લાગે તેવી સ્થિતિ સર્જાઇ હતી વડોદરા શહેર અઝિ શમન દળને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ કામગીરી હાથ ધરી હતી આગ લાગે નહીં તે માટે જરૂરી સાધનોનો ઉપયોગ કર્યો હતો અઝિશમન દળની સમયસૂચકતાને કારણે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી વરસાદ રાજયભરમાં આજે પણ હળવો વરસાદ ચાલુ રહ્યો છે અને થોડી થોડી વારે વરસાદ ઝાપટાં પડી રહ્યાં છે દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રમાં સરેરાશ એક ઇંચ વરસાદ થયાનાં અહેવાલ છે

અમરેલી વરસાદ અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક રીતે ધરતીને તરબતર કરી દીધા બાદ મેહુલીયાએ પોરો ખાધો છે મોટાભાગના વિસ્તારમાં સવારથી વરાપ નીકળ્યો છે જેના કારણે મોકો મળતાં જ ખેડૂતો ખેતીકામમાં લાગી ગયા છે વરસાદનો બીજો રાઉન્ડ પણ સમયસર આવી ગયો એટ઼લે ખેતીને લાભ થયો છે અમરેલી પંથકમા અત્યાર સુધી માંગ્યા મેહ વરસ્યા છે વરસાદનો પ્રથમ રાઉન્ડ શાનદાર રહેતા સાર્વત્રિક વાવણી થઇ ગઇ હતી અને ત્યારબાદ વરસાદનો બીજો રાઉન્ડ પણ સમયસર આવી ગયો હતો જો કે જાફરાબાદના હેમાળ અને ટીંબી પંથકમા હળવા ઝાપટા પડયા હતા

વૃક્ષો પડવાને કારણે વાયરો તૂટી ગયાના પણ સમાચાર છે પીજીવીસીએલના નાયબ ઈજનેર વાય

જેમાં મોટા ભાગના ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે

દાંતીવાડા ક્રષિ યુનિવર્સિટી દ્રારા સંશોધીત બિયારણ ખેડૂતોને રાહતદરે અપાશે